સત્રના પ્રથમ દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શોક દર્શક ઉલ્લેખો રજૂ કર્યા હતા વિધાનસભા ગૃહના નેતા તરીકે આ શોકદર્શક ઉલ્લેખોમાં તેમણે ભારતના પૂ ર્વરાષ્ટ્રપતિ સ્વ

ગુજરાતમાં રાષ્ટ્રીય રક્ષા યુ નિવર્સિટીની સ્થાપના માટેના વિઘેયકનો હેતુ પોલીસની કામગીરી ક્ષેત્રે શ્રેષ્ઠ શિક્ષણ સંશોધનની નવી તક અને સારી તાલીમી જોગવાઈ કરવાનો છે એવી જ રીતે રાષ્ટ્રીય ફોરેન્સીક યુનિવર્સિટી વિઘેયકનો હેતુ આ યુનિવર્સિટીને રાષ્ટ્રીઘ દર્જો આપવાનો છે આ યુ નિવર્સિટી ફોરેન્સીક વિજ્ઞાન ક્ષેત્રે ગુણવત્તા વાળા શિક્ષણ અને સંશોધનની તકો આપવા ઉપરાંત કાયદોગુનો નિવારવા જેવા સંલઝ્ન ક્ષેત્રોના શિક્ષણને પમ પ્રોત્સાફન અપાશે વિરલ રાણા ગુ હ રાજયમંત્રી દરમ્યાન ગુ હ રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદીએ રાજ્યમાં ફોરેન્સિક સાયન્સનો વ્યાપ વધે તે માટે ગુજરાતમાં ગુજરાત ફોરેન્સિક સાયન્સીઝ યુ નિવર્સિટીની સ્થાપના કરી હતી ગુજરાતની આ યુ નિવર્સિટીને કેન્દ્રિય યુ નિવર્સિટી તરીકેનો દરજ્જો આપવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે આ માટેનુ બિલ ગઈકાલે લોકસભામા કેન્દ્રીય ગૃ હ રાજય મંત્રી શ્રી જી

બાળકોના શૈક્ષણિક કાર્યને અસર ન થાય તે માટે માંડવી તાલુકાની બાગ ગામની શાળામાં ફરજ બજાવતા શિક્ષકે એક નવી પહેલ શરૂ કરી કદાય આ પહેલ ગુજરાત રાજ્યમાં પ્રથમ કહી શકાય એમ છે તેમણે કારની અંદર એલઈડી ટીવી સ્પીકર લેપટોપ સહિતની સામગ્રી સામેલ કરી અને હરતી ફરતી શાળા બનાવી દીધી જેને તેમણે શિક્ષણ રથ નામ આપ્યું

પ્રવાસીઓની સગવડ માટે એસટીની એપ દ્વારા અથવા ઓનલાઈન બુ કીંગની સુ વિધા પણ ઉપલબ્ધ છે આ અંગે વધુ વિગતો આપતા ભુજ એસટી વિભાગીય ઈન્યાર્જ નિયામક શ્રી સીડી

દરમ્યાન નખત્રાણા તાલુકામાં પણ ભારે ગરમી અને ઉકળાટ બાદ વિજળીના ચમકારા સાથે હાલમાં કોટડા રોહાકોટડા જડોદરદેશલપરટોડિયા વિસ્તારમાં વરસાદ થયાના સમાયાર મળી રહ્યા છે